પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે

તેમજ લદ્દાખમાં ભારતીય ભૂમિ પર બુરી નજર નાખનારાને સણસણતો જવાબ મળ્યો છે શ્રી મોદીએ આજે આકાશવાણી પરથી પ્રસારિત મનકી બાત કાર્યક્રમમાં પોતાના વિયારો વ્યક્ત કરતાં આ મુજબ જણાવ્યું હતું પ્રધાનમંત્રીએ ચીન સાથેની સરહદે માતૃભૂમિની રક્ષા કરતાં શહીદ થયેલા વીર જવાનોને નમન કર્યું હતું

આસામવાસીઓએ શરૂ કરેલા સ્વનિર્ભરતા અભિયાનનું ઉદાહરણ આપીને તેમણે આવી પ્રવૃત્તિને બિરદાવી હતી

અને સમગ્ર દેશમાં આવાં અભિયાન હાથ ધરવાની અપીલ પણ કરી હતી

વડોદરામાં ગત વર્ષે પૂર આવ્યું હતું ત્યારે વડોદરા કલેકટર અને મ્યુનિસપિલ કમિશનર નો ચાર્જ હાલના વડોદરા કલેકટર શાલિની અગ્રવાલ પાસે હતો તેમણે આ અંગે વધુ વિગતો આપી

આ બેઠકમાં આગામી પેટા ચૂંટણીઓએ કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે

સારવાર માટે ત્રણેય દર્દીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

અત્યાર સુધીમાં ત્રણ લોકોના કોરોનાથી મોત થયા છે રાજકોટ શહેરમાં પણ કોરોના પોઝીટીવનાં ચાર કેસ નોંધાયાં છે આ નોંધાયેલાં ચાર કેસો પૈકી એક કેસની ટ્રાવેલિંગ હીસ્ટ્રી દિલ્ફીની છે મોરબી જિલ્લાનાં એક જ પરિવારનાં ચાર સભ્યોને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે વાંકાનેરનાં કડિથાં વાસમાં રહેતાં યાર સભ્યોને પો ઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડી આવ્યું હતું

જિલ્લા મા કોરોના ના કારણે અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિઓનાં મૃત્યુ નિપજ્યાં છે

પોરબંદરમાં આજે નવા બે કેસ નોંધાયા છે વરસાદ રાજયમાં છેલ્લા બે દિવસમાં વરસાદી વાતાવરણ નબળું પડ્યા બાદ આવતીકાલથી ફરી વાતાવરણ સુધરવા ની શક્યતા છે

જ્યારે બાકીના વિસ્તારમાં ઝાપટાથી હળવો મધ્યમ અને એકલ દોકલ વિસ્તારમાં ભારે વરસાદ થવાની આગાહી કરાઇ છે